આ શહેરોમાં જીવન જરુરિયાતની અને આવશ્યક સેવાઓ સીવાયની દુકાનો ન ખોલવામાં આવે તે માટે પોલીસ દ્વારા કડક ચેકીંગ કરાઈ રહ્યું છે આ સાથે જ પોલીસ વડાએ તાકીદ પણ કરી કે આ સિવાયની કોઈદ્દુખાનો ખુલશે તો તેમની સામે કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવશે રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું કે રાજ્યના અમુક વિસ્તારમાં મોડી રાત્રે અને વહેલી સવારે લોકો એકઠા થતાં હોવાનું ધ્યાને આવ્યું છે આવા તમામ વિસ્તારોમાં આ સમયગાળામાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની સુચના અપાઈ છે શીતલ વૈશ્નવ આઈએમસીટી ટીમ સમીક્ષા ગુજરાતે વિશ્વવ્યાપી મામારી કોરોના વાયરસના સંક્રમણ નિવારણ માટે લીધેલા પગલા તેમજ લોકડાઉનના નિયમોના અનુપાલનની પ્રશંસા ભારત સરકારની આઈએમસીટી ઈનટર મિનીસ્ટરીયલ સેન્ટ્રલ ટીમે પોતાના ફિડબેક પ્રતિભાવ અહેવાલમાં કરી છે

ટીમના સભ્યોએ સ્થાનિક અધિકારીઓ સાથેની પરામર્શ બેઠકમાં આગામી દિવસોમાં ઉભી થનાર જરુરત અંગેના આયોજન વીશે પણ પોતાના મંતવ્ય વ્યક્ત કર્યા હતા

શીતલ વૈશ્નવ અશ્વીની કુમાર મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી નિર્ણય કર્યો છે કે લોકડાઉનની સ્થીતિમાં ખેડૂતોને પિયત સિંચાઈ માટે બોરવેલના વાહનોને અવરજવરમાં છૂટછાટ અપાશે એક જિલ્લા કે તાલુકાથી બીજા જિલ્લા તાલુકામાં જવા આવવા કોઈ પાસ કે પરવાનગી લેવાની રહેશે નહીં

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીપો વ્યક્ત કરી તે મહિલા જોડે ફોન પર વાત કરી તેમને શુભેચ્છા આપવા સાથે સર્વે તબીબો અને આરોગ્ય કર્મીઓએને ધન્યવાદ પાઠવ્યા હતા ત્યારબાદ તે મહિલા ગઈકાલે કોરોનામુક્ત બનતા પરત પોતાના ગામ લખપત તાલુકાના આશાલડી પહોંચતા ઉપસ્થિત પ્રાંત અધિકારી પ્રવીણસંહ જેતાવત મામલતદાર એ

સોલંકી હેલ્થ ઓફિસર ડો રોહીત ભીલ પીએસઆઈ જે પી

ટીડીઓ વજેરાજસિંહ પરમાર અને ગામ લોકો દ્વારા તેના પર પુષ્પ વર્ષા કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું શીતલ વૈશ્નવ કર્મચારીનું મોત ગઈકાલે વહેલી સવારે સાત વાગ્યે પડાણા પાસે ટ્રક સાથે અકસ્માત થતા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના કર્મચારીનું સ્થળ પર મૃત્યુ નીપજયું હતું તેમજ પોલીસ ગાર્ડ ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા તેમજ ડ્રાઈવરને પણ ઈજાઓ થતાં રામબાગ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી